સરકારે તમામ જિલ્લા કલેકટરો પાસેથી દરેક ગામની પાણીનીવ્યવસ્થાની ચકાસણી કરી વૈકલ્પિક વ્યવસ્થા પુરી પાડવા વિસત્રત એહવાલ તૈયાર કરવા જણાવ્યું છે આ અહેવાલ ચાલુ મહિનાના અંત સુધીમાં આપવા કલેકટરોને તાકીદ કરવામાં આવી હોવાનું સુત્રોએ જણાવ્યું છે કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રના છ જિલ્લાઓમાં પાણીની વૈકલ્પિક વ્યવસ્થાને અગ્રતા અપાશે એ વિસ્તારમાં નર્મદાના નીર સિવાયના વિકલ્પોની વિચારણા હાથ ધરાઈ છે ચંદ્રવદન પટ્ટણી ચેક વિતરણ ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ દ્વારા અલ્પસંખ્યક અને દિવ્યાંગ લોકોના સર્વાગી વિકાસ માટે જરૂરિયાત મંદોને ધંધા રોજગાર માટે ચેક વિતરણ કરવામાં આવશે

રાષ્ટ્રીય અલ્પસંખ્યક વિકાસ અને નાણાં નિગમ દિલ્હીના સી એમ ડી

શાહબાઝઅલી રાષ્ટ્રીય વિકલાંગ નાણાં અને વિકાસ નિગમ દિલ્હીના સી એમ ડી

આર

ઉલ્લેખનીય છે કે નિગમ દ્વારા અલ્પસંખ્યક તથા દિવ્યાંગ સમુદાયના સર્વાંગી વિકાસના ભાગરૂપે આર્થિક તેમજ શૈક્ષણિક ઉત્કર્ષ માટે શિક્ષણ અને સ્વરોજગારના ધંધા વ્યવસાય માટે ધિરાણની વિવિધ યોજનાઓના ચેક આ વેળાએ વિવિધ લાભાર્થીઓને એનાયત કરવામાં આવશે ચંદ્રવદન પટ્ટણી મહિલા ખેડૂત સંમેલન મહિલા ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવાના હેતુથી આવતીકાલે મહિલા અને જમીનમાલિકી જૂથ ના નેજા હેઠળ મહિલા ખેડૂત સંમેલન યોજવામાં આવ્યું છે

ચંદ્રવદન પટ્ટણી તળાવ સંસ્કૃતિ સેમિનાર તળાવોની સંસ્ક્રતિને ફરી જીવંત બનાવવા વ્યુહાત્મક આયોજન ઘડી કાઢવાના હેતુથી ભૂજ ખાતે આવતીકાલે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે જળસ્ત્રોત સ્નેહ સંવર્ધન સમિતિ જળસાથી કચ્છ નવીમાણ અભિયાન સેતુ પરબ જેવી સંસ્થાઓ એરીડ કોમ્યુનીટીસ એન્ડ સાયન્સ ટેકનોલોજી તથા કચ્છ યુનિવર્સિટીના સંયૂકત ઉપક્રમેસેમિનાર કચ્છ યુનિવર્સિટી ખાતે યોજવામાં આવ્યો છે

આ અંગે મળતી વિગતો મુજબ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભરત સોમજીયાણી અને ચંદ્રકાબેન પોકારે તાલુકામાં અછત જાહેર થયા પછી રાહતકામો શરૂ નહીં થતાં નારાજ થઈ પદ ત્યાગ કર્યો હોવાનું જાણવા મળે છે

જિલ્લામાં સ્વાઈન ફલુના કેસોનો આંક રપ થયો છે

ચંદ્રવદન પટ્ટણી તલાટી હડતાળ રાજ્યભરની સાથે કચ્છમાં તલાટીઓની અચોક્કસ મુદતની હડતાળનો આજથી આરંભ થયો છે તલાટીઓ પગાર ધોરણ અને બઢતીનાનિયમોમાં છૂટછાય સહિત વિવિધ માંગો આગળ ધરી હડતાળ પર ઉતરતા ગ્રામ્ય સ્તરે વહીવટને અસર થઈ હોવાનો દાવો કરાયો છે